પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હજીરા અને ધોઘા વચ્ચે રોપેક્ષ ફેરી સેવાને રાજ્યના નાગરિકો માટેની અદ્યતન પરિવહન સેવા ઓળખાવીને જણાવ્યું છે કે આ સેવાને લીધે ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધશે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયાઇ વેપાર સાથે સંકળાયેલ માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા વધારવાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

પ્રાસંગિક પ્રવચન પહેલા પ્રધાનમંત્રી આ સેવાનો જેમને લાભ મળવાનો છે તેવા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો

તેમણે કહ્યું કે હજીરા ઘોઘા રો પેકસ ફેરી સેવા ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવેશદ્વારના સ્વરૂપે કામ કરશે ફેરી સેવાથી પ્રવાસન ઉદ્યોગ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સરળતાથી વિકસશે અને રોજગારીની નવી તકો ઉભી કરશે ફેરી સેવાઓની શરૂઆતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં બંદરો ફર્નિયર અને ફર્ટીલાઇઝર ઉદ્યોગોને મોટો ફાયદો થશે ગુજરાતમાં ખાસ કરીને પોરબંદર સોમનાથ દ્વારકા અને પાલીતાણામાં ઇકો ટુરિઝમ અને ધાર્મિક પ્રવાસન ઝડપથી વધશે આ ફેરી સેવાના માધ્યમથી વધેલી કનેક્ટીવીટીના લાભોના પરિણામ સ્વરૂપ ગીર સિંહ અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે

ની કચેરીનું ખાતમુહુર્ત કર્યું હતું

ની બે માળની કચેરીનું નિર્માણ થશે જેમાં જનસંપર્ક કાર્યાલય નિયામકની કચેરી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે આ પ્રસંગે મંત્રી શ્રી પુરુષોત્તમ સોલંકી સહિત મહાનુભાવોએ ભૂમિપૂજન કર્યા બાદ વૃક્ષારોપણ કર્યુ હતું

દીવ વહીવટીતંત્ર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મતદારોમાં સામાજિક અંતર સેનિટાઇઝેશનની વ્યવસ્થા હાથના મોજા અને માસ્કની તકેદારી રાખવામાં આવી રહી છે

સૌરાષ્ટ્ર ક્રિકેટ સંગઠનના ચંદ્રેશ સામાણીએ ટર્ફ પ્રેક્ટિસ વિકેટ બનાવવાની કામગીરીનું ભૂમિ પૂજન કર્યું હતું તેમણે કહ્યું કે આ ટર્ફ પ્રેક્ટિસ વિકેટ બનતા ક્રિકેટના ખેલાડીઓને નવી સુવિધા મળશે તથા રમતવીરોને કૌશલ્ય વિકસાવવાની પ્રેરણા મળશે